પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે છેલ્લાં છ વર્ષમાં વિશ્વના કેટલાક મોટા લોકકલ્યાણ કાર્યક્રમો હાથ ધર્યા છે અને ગરીબોને માન સન્માન સાથે જીવન આપવાના પ્રયત્નો કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ વિડીયો કોન્ફરન્સીંગ ધ્વારા નેસ્કીમ ટેકનોલોજી અને લીડરશીપ મંચને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સીંગથી તમીલનાડુમાં તેલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય પરીયોજનાઓનો શિલાન્યાસ કરશે રાજયસભાની બે બેઠકની પેટા ચુંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને જાહેર કર્યા

આ અભિગમ સ્વસ્થ સંતુલિત વિકાસ અને લોકોની સુખાકારી પર આધારિત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વભરમાં રસીકરણમાં કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યું છે વિશ્વને રસીની જરૂર હોય ત્યારે ભારત આખા વિશ્વમાં મોકલવામાં ગર્વ અનુભવે છે

આ રાષ્ટ્રીય સોફટવેર એવં સેવા સંગઠન એટલે કે નેસ્કોમનો મુખ્ય કાર્યક્રમ છે આ વર્ષના આયોજનનો મુખ્ય વિષય ઉજજવળ ભવીષ્ય માટે સામાન્યભણી

પ્રધાનમંત્રી તમીલનાડુ પેટ્રોલીયમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી તમીલનાડુમાં તેલ અને ગેસ ક્ષેત્રની મુખ્ય પરીયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી ચેન્નાઇ પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ મનાલીની રામનાથપુરમ થોતુકુઠી કુદરતી ગેસ પાઇપલાઇન અને ગેસોલીન ડિસલ્ફીજનેશન રાષ્ટ્રને અર્પણ કરશે પ્રધાનમંત્રી નાગપટૃટિનમમાં કાવેરી બેસીન તેલશોધક કેન્દ્રનો પણ શિલાન્યાસ કરશે આ પરીયોજનાઓ શરૂ થવાથી રાજયને સામાજીક અને આર્થિક લાભ થશે આ ઉપરાંત દેશ ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનશે આ પ્રસંગે તમીલનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોઠ્ઠીત રાજયના મુખ્યમંત્રી એદાપદી કે પલાનીસ્વામી અને પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહેશે

જેમાં એન્નોર બિરુવલ્લુર બેંગલોર પુડુચેરી નાગાપટૃટિનમ મડુંરે તુતીકોરીન કુદરતી ગેસ પાઇપ લાઇન લગાવવામાં આવી છે

ગેસ ક્ષેત્રોથી ગેસનો ઉપયોગ કરવા ઉદ્યોગો અને અન્ય વ્યાપારીક ગ્રાહકોને જથ્થાના રૂપમાં કુદરતી ગેસ વિતરણ કરવામાં મદદ કરશે

જે આઠ પીપીએમ વાળો એકમ છે અને તેને પર્યાવરણને અનુકૂળ ગેસોલીનની ઓછા સલ્ફરનું ઉત્પાદન કરવાવાળો એકમ બનાવાયો છે સાથે તે ઉત્સર્જનને ઓછો કરવામાં મદદ કરશે જેથી પર્યાવરણ પણ સ્વ ચ્છ રહેશે

તેમણે કહ્યું કે મહારાજા સુહેલદેવ જેવા મહાન લોકોનું યોગદાન ભૂલી શકાય નહીં ગઇકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા સરોવરના નિર્માણ માટે શિલાન્યાસ બાદ તેમણે આ મુજબ જણાવ્યું શ્રી મોદીએ મેડીકલ કોલેજનું મહારાજા સુહેલદેવ મેડિકલ કોલેજ નામાભિધાન અને ઉદ્વાટન કર્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર માટે યોગદાન આપનાર મહારાજા સુહેલદેવ અને નેતાજી સુભાષયંદ્ર બોઝ સરદાર વલ્લભભાઇ પટેલ તથા બાબાસાહેબ આંબેડકર જેવા મહાન નેતાઓનું થોગદાન ભૂલી શકાય નહીં તેમણે ગોરખપુરમાં ચૌરીચૌરાના શહીદોની ઉપેક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ વસંત પંચમીના આજના દિવસ નિમિત્તે પ્રાર્થના કરી કે મા સરસ્વતિની ઉપાસનાના આ દિવસે સમગ્ર રાષ્ટ્ર જ્ઞાન માટે ઉત્સાહિત બને તમણે શુભેચ્છા પાઠવી કે સંશોધન નવીનતા અને રાષ્ટ્ર નિર્માણના ક્ષેત્રમાં દેશ સેવામાં સંકળાયેલા સૌને માતા સરસ્વતીના આશીર્વાદ મળે અને તેઓ ઘણી સફળતા મેળવે પ્રધાનમંત્રીએ કહ્યું કે ગઇકાલે મેડિકલ કોલેજનું ઉદ્વાટન કરવામાં આવ્યું છે તે પૂર્વાંચલ વિસ્તારમાં વધુ સારી તબીબી સુવિધાઓ પુરી પાડશે તેમણે કહ્યું કે તે માત્ર આજુબાજુના વિસ્તારોના દર્દીઓ જ નહીં પરંતુ નેપાળના લોકોને પણ સારવાર આપશે શ્રી મોદીએ કહ્યું કે બહરાઇય વિસ્તારના વિકાસથી સ્થાનિક કલાકારો કારીગરો અને કામદારોના જીવનમાં પણ વિકાસ થશે અને રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધશે તેમણે કહ્યું કે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક સહિતના પર્યટનના વિકાસ માટે ઘણું કામ ચાલી રહ્યું છે

રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને ઉમેદવાર જાહેર કરી ભાજપે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે જ્યારે કોંગ્રેસ તરફ થી આ અંગે કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી રામભાઇ મોકરિયાની કારકિર્દી વિદ્યાર્થી કાળથી સંઘ પરિવાર સાથે સંકળાયેલી છે અને તેઓ પોરબંદર નજીકના ઘેડ વિસ્તારના વતની છે અને ભાજપની પ્રદેશ કારોબારીમાં પણ રહી યૂક્યા છે ખેડૂત એવા શ્રી મોકરિયાએ શરૂ કરેલી મારુતિ કુરિયર લોકોમાં ખૂબ જાણીતી છે ભાજપના બીજા ઉમેદવાર દિનેશ પ્રજાપતિ ડીસાના વતની છે અને સંઘ પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવે છે તેઓ ડીસામાં દિનેશ અનાવાડીયા તરીકે જાણીતા છે હાલ તેઓ ભાજપમાં બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે

પક્ષ દ્વારા ગઇકાલે આ જાહેરાત ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે કરવામાં આવી હતી

પુડુચરી રાજયપાલ તેલંગણાના રાજયપાલ ડોકટર તમીલસાઇ સૌદર્યરાજનને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના ઉપરાજયપાલ તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ ભવનની એક થાદીમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિએ ડોકટર કિરણ બેદીને પુડુચેરીનું ઉપરાજયપાલ પદ છોડવાના આદેશ આપ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ દિલસોજી પાઠવી છે આકાશવાણીના સંવાદદાતાના જણાવ્યા અનુસાર બચાવ કાર્ય પુર્ણ કરવામાં આવ્યું છે

પેય જળ સર્વેક્ષણ ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે શહેરી જળ જીવન મિશન અંતર્ગત પ્રાયોગિક ધોરણે પેય જળ સર્વેક્ષણ શરૂ કર્યું છે